રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સંસ્થાનના આયોજકો સાથે મહોત્સવ સ્થળની મુલાકાત લઇ પરામર્શ કર્યો હતો અને તંત્રની તૈયારીઓના ભાગ રૂપે હેલીપેડ સ્થળે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી

મુખ્યમંત્રી આજે સવારે બળદિયા આવશે અને મહોત્સવમાં ભાગ લઇ ગાંધીનગર જશે શીતલ વૈશ્નવ પ્રધાનમંત્રી સીમા સુરક્ષા દળના મુખ્ય મથક ખાતે માંડવી તાલુકાના ફરાદી ગામના દાતા શ્રી અનિલકુમાર પેથાણીના આર્થિક સહયોગથી મા ભોમની સુરક્ષા માટે રાત દિવસ સેવારત જવાનોનાં કલ્યાણાર્થે રૂ

જવાનોનો એક માત્ર મકસદ દેશની સેવા કરવાનો છે

રાષ્ટ્રીય આફત વ્યવસ્થાપન સમિતિની આ બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસીત પ્રદેશ દીવ અને દમણમાં થયેલી પૂર્વતૈયારીઓ તથા રાહત અને બચાવ કામગીરી અંગે સમીક્ષા કરી તથા તાકીદે જરૂરી સહાયના આદેશ અપાયા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુક્રમાં પૂર્વ તરફ મધ્યમાં જઇ રહેલું વાવાઝોડું વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને તે સવારે વધુ તીવ્ર બની તેવી સંભાવના છે

બેઠકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવોએ લીઘેલાં પગલાંની માહીતી મળી હતી રાજય અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળની ટુકડીઓ તથા તટરક્ષકદલ અને નૌકાદળને ગોઠવવામાં આવી છે

દમણ અને દીવ સત્તામંડળે પણ રાહત અને બયાવ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો બેઠકમાં ગૃહ સંરક્ષણ તથા હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા

પોણાથી બે ઇંચ વરસાદથી કચ્છના અબડાસા મુન્દ્રા ભયાઉ નખત્રાણા તાલુકાના ગામો ભીંજાયા છે તો વરસાદના કારણે પાકોને નુકસાની થઇ છે તો નાના ચેક ડેમો ફરી ઓગની ગયા છે

મહા વાવાઝોડાની સંભવિત આફતને પગલે આ મેળો રદ્દ કર્યો હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ યાવડાની એક યાદીમાં જણાવાયું હતું

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે